શ્લોકોના મંત્રોચ્યાર વચ્ચે તેમની ઠીકરી નમ્રતા કૌલ ભક્ષાચાર્યે મુખાગ્નિ આપી હતી રાષ્ટ્રપતિ રાયનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈંયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્મૃતિ સ્થળ પર વાજપે યીની અંતિમ સકરે શ્રધ્ધાંજલિ આપી હતી ભૂતાનના રાજા જીગ્યે ખેસર નામગ્યેલ વાંગ્યુક અકૃષાનિસ્તાન પૂર્વ પ્રમુખ હમીદ કરઝાઈ અને શ્રીલંકાના કાર્યવાહક વિદેશમંત્રી લથમણ કીરીએલાએ પણ સદગતના અંતિમ દર્શન કર્યા હતા સેનાના વડા બિપીન રાવત નેવીના એડપીરલ વડા સૂનિલ લાંબા અને એરચીફ માર્શલ બી

ધર્નાઆએ પપ્ત શ્રધ્ધાંજલિ આપી હતી લોકસભાના સ્પીકર સૂમિત્રા મહાજન પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંગ ભાજપા અધ્યક્ષ અમિત શાહ વરિષ્ઠ ભાજપ નેતા એલ

અડવાજી સંરક્ષક્ષ મંત્રી નિર્મલા સીતારાયને પણ સદગતને શ્રધ્ધાંજલિ આપી હતી અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર યોદીએ ભાજપના મુખ્ય કાર્યાલયથી સ્મૃતિ સ્થળ સુધીની અંતિમ યાત્રાની આગેવાની લીધી હતી ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે શ્રી યોદી કેન્દ્રીય થંત્રીઓ ઘણાં રાજ્યો ના મુખ્યમંત્રીઓ અને અન્ય નેતાઓ અંતિમ યાત્રામાં માર્ગની બંને બાજૂએ સાથે ચાલી રહ્યા હતા સ્મ્રતિ સ્થળ સુધી હજારો લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા ઉત્તરપ્રદેશ હરિયાણા છત્તીસગડ મધ્યપ્રદેશ દિલ્હીના મુખ્યમંત્રીઓ લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન કોંત્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને ઘણાં વરિષ્ઠ નેતાઓ અંતિય યાત્રા સમયે સ્મૂતિ સ્થળ ઉપર ઉપસ્થિત રહ્યા હેતા દરમ્યાન મુખ્યમંત્રી વિજય રુપાષ્ટી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજયેપીજીના પાર્થિવ દેહને ભાવપૂર્વક શ્રદ્ધા સુયન અર્પણ કર્યા હતા

એક નિવેદનયાં જપ્રાવાયું છે કે તેમની કવિતાઓ અને વક્તવ્યની છટા અદભૂત હતી અને લોકો સમોહિત થતાં હતાં

અતુવામાં ત્રપ્રેય પાંખોની ટૂકડીઓ યુધ્ધના ધોરપ્રે રાહત અને બચાવની કાયગીરીમાં જોતરાઈ છે

અને રેડ એલર્ટ જાહેર કરાયું છે

અધિકારીક સૂત્રોએ આકાશવાછીને જણાવ્યું હતું કે કાશ્મીર ખીણમાં અપેશ્નિત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કારજ્રે જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી યાત્રાળુઓની નવી ટૂકડીને યાત્રા માટે મંજૂરી આપવામાં આવી ન હતી જોકે પહેલગામ અને બાલતાલથી પરત યાત્રાને યંજૂરી આપવામાં આવી રહી છે

ભારત માટે પાંચ મેચ સીરીઝને બચાવવાનો આ આખરી મોકો છે

તે સિવાય ભુજ મુંદરા નખત્રજ્ઞા અને પટેલ ચોવીસીના ગામોમાં ઝરમર ઝાપટાએ ચોમાસાનો માહોલ ઉભો કર્યો છે